સંરક્ષણમંત્રીશ્રી રાજનાથસિંહે પ્રથમવાર ઉફ્ટયન કર્યું

બાલાકોટ ફવાઇ ફ્મલાની ટીમે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના નેતૃત્વમાં મિગ વિમાન ઉડાડ્યું

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ફાન્સમાં દસોલ્ટ ઐવિયેશન ખાતે પ્રથમ ઇનામ સ્વીકાર્યું હતું આજે જોગાનુજોગ ફવાઇદળનો સ્થાપના દિવસ છે અને વિજયાદશમી પણ છે સંરક્ષણમંત્રીએ રાફેલ વિમાનમાં બેસી સવારી પણ કરી હતી આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતીય લશ્કરીદળો માટે આ ઐતિહાસિક દિવસ છે તે દ્વારા ભારત અને ફાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ જોવા મળે છે ફાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી હવાઇદળના નાયબ વડા એરમાર્શલ હરજીતસિંહ અરોરા દસોલ્ટના મુખ્ય અધિકારી એરિક ટ્રેપિયર આ પ્રસંગે હાજર રહ્યા હતા આ અગાઉ શ્રી રાજનાથસિંહે ફાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોનની એલીઝી પેલેસમાં મુલાકાત લીધી હતી અને વ્યૂફાત્મક ભાગીદારીને આવકારી હતી તેમણે સંરક્ષણમંત્રી સંરક્ષણ સલાહકારની પણ મુલાકાત લીધી

શ્રી સિંહે રાષ્ટ્રપતિ મેક્રોનના ટેકા બદલ આભાર માન્યો હતો તથા મેઇક ઇન ઇન્ડિયા માટે સહયોગને આવકાર્યો હતો

ગાઝીયાબાદ નજીક ભારતીય હવાઇ દળના હિંદાન ખાતે આવેલા મથકમાં સ્થાપના દિવસનો મુખ્ય સમારોહ ઉજવાથો છે આ પ્રસંગે વિવિધ વિમાનોએ હેરતભર્થા કરતબો આકાશમાં દર્શાવ્યા હતા

પરેડનું સૌથી ઘ્યાનાકર્ષક બાબત વીંગ કમાન્ડર અભિનંદન વર્માએ મીગ વિમાનોના કાફલાનું નેતૃત્વ કર્યુ હતું આ પ્રસંગે બોલતાં હવાઇ દળના વડા રાકેશ કુમાર સિંહ ભદૈારીયાએ જણાવ્યું હતું કે ભારતીય હવાઇ દળ દેશના સાર્વભૌમત્વ અને હિતોનું રક્ષણ કરવા કટીબધ્ધ છે આ પ્રસંગે લશ્કરના વડા જનરલ બીપીન રાવત અને અન્યો ઉપસ્થિત રહ્યાં હતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનંમત્રીએ આ પ્રસંગે હવાઇદળના જવાનો પીઢ સૈનિકો અને તેમના પરિવારજનોને શુલેચ્છાઓ પાઠવી છે અને તેમના થોગદાનની પ્રશંસા કરી ગૌરવ વ્યકત કર્યું છે ગૃહમંત્રી અમિત શાહે પણ માતૃભૂમિના રક્ષમ માટેની કટિબદ્વતા બદલ અભિનંદન આપ્યા છે ભારતીય સેનાના ત્રણેય પાંખોના વડાઓએ આજે ભારતીય હવાઇ દળના સ્થાપના દિને દિલ્હી ખાતેના રાષ્ટ્રીય યુઘ્ઘ સ્મારકની મુલાકાત લીઘી હવાઇ દળના વડા આર

ભદૌરીયા લશ્કરના વડા બીપીન રાવત અને નૌકા દળના વડા એડમીરલ કરમબીર સિંહે રાષ્ટ્રીય યુઘ્ઘ સ્મારકે જઇને માતૃભૂમિ માટે લડતાં પ્રાણની આફતી આપનાર વીર જવાનોને અંજલી આપી હતી

પોલીસ તથા અર્ધલશ્કરીદળોના અધિકારીઓની કિશ્તવરમાં યોજાયેલી બેઠકમાં તેમણે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે કહ્યું કે સલામતિદળો વચ્ચેના સંકલનના કારણે ત્રાસવાદીઓની સામેની લડાઇમાં સફળતા મળી છે

રાજ્યપાલ સત્યપાલ મલિકના અધ્યક્ષપદે ગઈકાલે શ્રીનગરમાં યોજાયેલી સલામતી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો છે દરમિયાન સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું છે કે છેલ્લાં છ સપ્તાહમાં સમગ્ર કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાંથી નિયંત્રણો પાછાં ખેંચી લેવાયા છે સલામતી સમીક્ષા બેઠકમાં કાશ્મીરમાં યોજાનારી તાલુકા વિકાસ પરિષદની યૂંટણીઓની તૈયારીઓની માહિતી રાજ્યપાલને આપવામાં આવી હતી

સુરક્ષા સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ હોવાની મળેલી બાતમીના આઘારે તપાસ અભિયાન શરૂ કર્યુ હતું તે દરમિથાન છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કરતા સામસામા ગોળીબારમાં એક આતંકવાદી ઠાર થયો હતો જેની ઓળખવિધિ કરવામાં આવી રહી છે હાલ કાર્યવાહી યાલી રહી છે

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પાયાના સ્તરે લોકશાહી માટે કટિબદ્ધ છે અને એટલે જ તાલુકા પરિષદોની યૂંટણીઓ યોજાઇ છે પ્રિયા શેઠીએ કહ્યું કે કાશ્મીરમાં પ્રાદેશિક પક્ષો દ્વારા સવાયતત્તાના નામે ખોખલું રાજકારણ રમવામાં આવ્યું છે પરંતુ પાયાના સ્તરે લોકશાહી પ્રક્રિયાના ભાગરૂપે પંચાયત કે તાલુકા પરિષદની ચૂંટણીઓ યોજાઇ નથી

યુએનમાં ભારતનાં કાયમી મિશનમાં પ્રથમ સચિવ પૌલોમી ત્રિપાઠીએ જણાવ્યું કે જે દેશ મહિલાઓના હિતોનું ઉલ્લંઘન કરે છે તે ભારત માટે પાયાવિહોણા નિવેદનો કરે છે તેઓ ગઇકાલે મહિલાઓની ઉન્નતિ ઉપર યુએનની ત્રીજી સમિતિના સત્ર દરમિયાન બોલી રહ્યાં હતાં સુશ્રી ત્રિપાઠીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ વિજયા લક્ષ્મી પંડિતથી લઇને ઇસરોના મહિલા વૈજ્ઞાનિકો સુધી ભારતીય મહિલાઓ ઘણા સમયથી પ્રેરણારૂપ કાર્ય કરી રહી છે તેમણે કહ્યું હતું કે મહિલાઓની જાતિય સમાનતા અને સશક્તિકરણ એ ભારતના સર્વાંગી વિકાસની વ્યૂહરચનાનો અભિન્ન ભાગ છે તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના પ્રતિનિધિ મલીહા લોધીએ કરેલા આરોપનો પ્રતિભાવ આપ્યો હતો સુશ્રી ત્રિપાઠીએ કહ્યું કે રાષ્ટ્રસંઘની મહત્વની છ સમિતિઓ પૈકીની આ એક છે અને તેમાં સામાજિક માનવતાવાદી અને માનવઅધિકારના પ્રશ્નો અંગેની બાબત સંભાળે છે

ભગવાન રામે આજના દિવસે રાવણનો વધ કર્યો તે નિમિત્તે આસુરી તત્વો ઉપર દૈવી તત્વના વિજયસમા દશેરાની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવી છે

આજે નાગપુરમાં વિજયદશમી ઉત્સવ નિમિત્તે યોજાયેલા સમારોહમાં તેમણે કહ્યું કે સરકાર લોકોની ભાવનાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સક્ષમ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રિથમંત્રીશ્રી નિતીન ગડકરી આ પ્રસંગે હાજર રહ્યા હતા

પીટેપાલ નજીકના કાટેકલ્યાણ વિસ્તારમના જંગલમાં અથડામણ થઇ હતી પોલીસને સ્થળ પરથી પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યા છે

બ્રહ્માંડમાં પૃથ્વીનું સ્થાન અને અવકાશની ઉત્કાંતિ અંગે સમજૂતી માટે વિજ્ઞાનીઓ જેમ્સ પીબલ્સ માઇકલ મેથર અને ડીડીયર ક્વ્યલોઝની પસંદગી કરવામાં આવી છે ઇનામના પુરસ્કારમાં અડધું ઇનામ જેમ્સ પીપલ્સને અને બાકીના અડધા ઇનામ માટે બીજા બે વિજ્ઞાનીઓની પસંદગી થઇ છે

તેણે થાઇલેન્ડની જુટામાસ જીતપોંગને પાંચ વિરૂદ્ધ શૂન્યથી હાર આપી છે